બ્રીટનના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું છે કે જમ્મ્ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને તેના ફસ્તકના કાશ્મીરના વિસ્તારમાંથી ખસી જવું જાઈએ

સર્વોચ્ય અદાલતે કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને અદાલતમાં રજૂ કરવાની માંગણી કરતી અરજીના આધારે કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર પાસેથી પ્રતિભાવો માગ્યા છે

આંધ્રપ્રદેશમાં નૌકા ડૂબી જતાં લાપતા થયેલા લોકોની તપાસમાં ભારતીય નૌકાદળ જાડાયું

વ્હાઈટ હાઉસના નિવેદનમાં જણાવ્યું છે કે વિશ્વની બે લોકશાહી વ્યવસ્થા ધરાવતા બે દેશોના વડા એક જ સમયે સંયુક્ત રેલીને સંબોધે તેવો તાજેતરના ઈતિહાસનો આ પ્રથમ બનાવ હશે

ભારતના અમેરિકા ખાતેના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું છે કે શ્રી ટ્રમ્પ આ કાર્યક્રમમાં જાડાવાના છે તે બાબત ઐતિહાસિક તથા અભૂતપૂર્વ છે આ બાબત બંને દેશો વચ્ચે સ્થપાયેલા મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો તથા વધતા જતાં સહકારને દર્શાવે છે

શ્રી મોદીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં શ્રી ટ્રમ્પની હાજરી એ બંને દેશો વચ્ચેના ખાસ મિત્રતાભર્યા સંબંધો દર્શાવે છે તેમણે કહ્યું હતું કે કાર્યક્રમમાં શ્રી ટ્રમ્પને આવકારવા પ્રવાસી ભારતીય સમુદાય તૈયાર છે

ટેક્સાસ ખાતેના ભારતીય મંચે તેમના આમંત્રણનો સ્વીકાર કર્યા બદલ શ્રી હોયરને અભિનંદન આપ્યા હતા

બ્રિટનમાં વસતા કાશ્મીર પંડિતોએ ગઈકાલે યોજેલા બલિદાન દિવસ કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતનો કાશ્મીરની સંપૂર્ણ ભૂમિ ઉપર અધિકાર છે

તેમણે કહ્યું કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા મુજબ કાશ્મીરને ભારતના બંધારણમાં ભેળવી દેવાના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત નેતૃત્વ પુરૂ પાડ્યું છે ભારતના હાઈકમિશનર રૂચી ઘનશ્યામે કાશ્મીર મુદ્દે સમર્થન આપવા માટે શ્રી બ્લેકમેનનો આભાર માન્યો હતો

રાષ્ટ્રપતિ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને શહિદ વિરોને અંજલી આપશે બે દિવસની સ્લોવેનિયાની મુલાકાત દરમિયાન શ્રી કોવિંદ ભારત સ્લોવેનિયા વેપાર બેઠકમાં તેમજ સ્લોવેનિયામાં વસતા ભારતીય સાથેની બેઠકમાં હાજરી આપશે

સરદાર સરોવર બંધ પ્રથમવાર તેની પૂર્ણ કક્ષાએ ભરાશે તે નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવાનાર નમામિ દેવી નર્મદે કાર્યક્રમના કેવડીયા ખાતે ઉજવાનાર રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ભાગ લેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરદાર સરોવર બંધના સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે

કેન્દ્ર સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે કાશ્મીર ખાતેના દૈનિકો રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા છે અને સરકાર તેમની જરૂરી સહાય પૂરી પાડી રહી છે તેવી જ રીતે દૂરદર્શન અને ખાનગી ટીવી ચેનલો તેમજ એફ

નેટવર્ક પૂર્વવત કામગીરી કરી રહ્યા છે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશોએ કેન્દ્ર સરકાર વતી અદાલતમાં રજૂ થયેલા એટર્ની જનરલ કે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ એસ એ બોબડે અને એસ એ નઝીરે કેન્દ્ર સરકાર અને કાશ્મીર વહીવટીતંત્રને નોટિસ જારી કરીને એમ ડી

કે

વાઇકોએ તેમની અરજીમાં જણાવ્યું છે કે નેશનલ કોન્ફરન્સના નેતાને કોઈપણ કાયદાના પીઠબળ વગર ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાથી તેમના બંધારણીય અધિકારનો ભંગ થાય છે ઉલ્લેખનીય છે કે કાશમીરને ખાસ દરજ્જા આપતી કલમ રદ કર્યા બાદ ફારૂક અબ્દુલ્લાને અટકાયતમાં રખાયા છે

પી આઈ એમ પક્ષના નેતા મહંમદ યુસુફ તારિગામીને તેમના રાજ્ય જમ્મુ કાશ્મીરમાં પાછા જવાની મંજુરી આપી છે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ એસ

નઝીરે જણાવ્યું છે કે જા એઇમ્સના તબીબો તેમને મંજુરી આપે તો ભૂતપૂર્વ ધારાસભ્ય તારિગામીને પોતાના ઘરે પાછા જવા માટે કોઈ મંંજુરીની જરૂર નથી ભૂતપૂર્વ ધારાસભ્યે આક્ષેપ કર્યો હતો કે તેમના વાહનને લઈ જવાયું છે અને તેમને નજરકેદમાં રખાશે

તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસની ભાવના સાથે કામ કરી રહી હોવાથી કોઈ ધર્મ કે સમુદાયે પોતે એકલા હોવાની લાગણી અનુભવવાની જરૂર નથી

પ્રવાસીઓને પાપીકોંડાલુ લઈ જતી એક નૌકા અકસ્માતે નદીમાં ડૂબી ગઈ હતી ભારતીય નૌકાદળની જેમીની બોટ અને બે હેલિકોપ્ટરો બચાવ કામગીરીમાં જાડાયા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

બી એસ એફ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા